ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે દલિત પરિવારમાં લગ્ન પ્રસંગે નીકળતા વરઘોડાનો વિરોધ કરવાની પ્રવૃત્તિ સાંખી લેવાશે નહીં અને સંબંધિતો સામે કડક હાથ કામ લેવાશે કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને મળીને દલિતો પર અત્યાચાર અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું કૃષિ મંત્રી આર

નવી દિલ્હી ખાતે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે હારની હતાશામાં હિંસા ફેલાવવાનું કામ તૃણમુલ કાર્યકરોએ કર્યું છે પરંતુ જનતા તેમને છોડવાની નથી જનઆક્રોશ ભાજપ તરફી મતદાનમાં ફેરવાશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે

દરમિયાન કોલકાતાની હિંસક ઘટનાનો લોકશાહી ઢબે વિરોધ કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા અમદાવાદ ખાતે ધરણા યોજાયા હતા ભાજપના વરિષ્ઠ આગેવાન આઈ

જાડેજાની આગેવાનીમાં યોજાયેલા ધરણામાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા બંગાળ બચાવો લોકતંત્ર બચાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે દલિત પરિવારમાં લગ્નપ્રસંગે નીકળતા વરઘોડાનો વિરોધ કરવાની પ્રવ્રત્તિ સાંખી લીધા વગર સરકાર કડક હાથે કામ લેશે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

રાજ્ય સરકાર કોઈપણ વ્યક્તિને છાવરવા માંગતી નથી તેમ કૃષિમંત્રી આર સી ફળદ્દુએ જણાવ્યું છે મંત્રી શ્રી ફળદુએ જણાવ્યું કે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે રાજ્ય સરકારે વિવિધ જણસોની ખરીદી ટેકાના ભાવે કરી છે યુરીયા ખાતરની કૃત્રિમ અછત ઊભી કરીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે

શિયાળા અને ચોમાસાની સીઝનમાં ખાતરના ઉત્પાદનમાં તથા પેકિંગમાં ભેજનું પ્રમાણ રહેતું હોય છે અને યુરિયાનો આ પ્લાન્ટ સિક્કામાં દરિયા કિનારે હોઈ ભેજનું પ્રમાણ રહેતું હોય છે એટલે વજન ઓછું હોય તથા પેકેજિંગમાં કોઈ ટેકનીક્લ ક્ષતિ થવાના કારણે પણ આ પ્રશ્નો થઈ શકે છે

વધુમાં મંત્રી શ્રી રાદડીયાએ જણાવ્યું કે કેશોદ માર્કેટ યાર્ડના સેન્ટર ઉપરથી તુવેરની ઘટના સામે આવેલ હતી જેમાં રાજ્ય સરકારે કડક હાથે કાર્યવાહી કરેલ છે

જેમાંથી ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા પ્રમાણે સવારે આઠ વાગ્યે જી

વેબસાઇટ ઉપર મુકાયા બાદ માર્ગશીટનું વિતરણ અગિયાર વાગ્યે શાળાઓ દ્વારા કરાશે

ત્યારબાદ ચોમાસુ તબક્કાવાર ઉત્તર દિશાએ આગળ વધશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તર ગુજરાતનાં કાંકરેજના ટોટાણા ધામના સંત સદારામ બાપાના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહી અંતિમ દર્શન કરી હ્વદયાંજલિ પાઠવી હતી સદારામ બાપાની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર વિધિમાં લાખોની સંખ્યામાં જોડાયેલા અનુયાયીઓ સાથે મુખ્યમંત્રીશ્રી પણ સહભાગી થયા હતા

દરમિયાન સામાજિક નવચેતના અને વ્યસન મુક્તિ માટે સમગ્ર જીવન ખર્ચી દેનાર સદારામ બાપુની પાલખી યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈને પુષ્પાજંલિ અર્પણ કરી હતી સૌરાષ્ટ્ર પ્રિમિયમ લીગ મેચમાં આજે ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સની ટીમ વચ્ચે મુકાબલો થશે આ મેચ આજે સાંજે સાડા સાત વાગ્યાથી શરૂ થશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંડુરી સ્ટેડિયમ ખાતે ગઈકાલથી સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ મેચનો પ્રારંભ થયો છે આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ગઈકાલે હાલાર હીરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે મૂકબલો હતો

દરમિયાન હાલાર હીરોઝના કેપ્ટન અર્પિત વસાવડાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા આજે ઝાલાવાડ રોયલ્સ ટીમ ચેતેશ્વર પુજારાની કેપ્ટનશીપ હેઠળ અને સોરઠ લાયન્સ ટીમ સાગર જોગીયાણીની કેપ્ટનશીપ હેઠળ ટકરાશે